મુખ્ય કાર્યક્રમ સરદાર એકતા સ્મારક કેવડીયા ખાતે યોજાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના ઉજવણી કાર્યક્રમામાં સહભાગી થયા હતા કેવડીયા પહોંચી સરદારની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કરી હતી અને તેમના કાર્ચક્રમનો શરૂઆત નાગરિકોને એકતા શપથ લેવડાવી કરી હતી ભારત સામે યુધ્ધ નહિં જીતી શકતા તત્વો આપણી રાષ્ટ્રીય એકતા તોડવાના કાવતરાં કરે છે પરંતુ સદીઓ જૂની એકતા કોઇ તોડી શકવાનું નથી ઇતિહાસ પણ નોંધે છે કે કુછ બાત હૈ કી મીટતી નહિં ફસ્તી હમારી કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર તો પ્રવાસસ્થળ નહિં પણ પ્રેરણા સ્થળ છે કારણ કે દુનિયાભરમાં આ પ્રતિમાએ ભારત પ્રત્યે માન અને આકર્ષણ પેદા કર્યૂં છે

એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સરદાર વિયારધારાની દેન હોવાનો ઉલ્લેખ શ્રી મોદીએ તેમના પ્રવચનમાં કર્યો હતો તેમણે કહ્યું કે વિશ્વમંચ ઉપર ભારતનો પ્રભાવ હવે સતત વધતો જાય છે તેની પાછળ આપણી એકતા અને સદભાવ રહેલો છે

એકતાદોડ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર જ્યંતિએ સરદાર સાહેબને ભાવાજલી અર્પતા કહ્યું કે ભારતના લોફ પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનો અંખડ ભારતનું સપનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાકાર કર્યું છે સરદાર વલ્લભભાઇ પટેલની જંયતી પ્રસંગે અમદાવાદના નગરવાલા સ્ટેડિયમ ખાતે એકતા દોડના પ્રસ્થાન પ્રંસગે મુખ્યમંત્રીશ્રીએ આમ જણાવ્યુ હતુ

મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રીને આજની કેવડિયા ખાતેની મુલાકાતમાં મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આજે સરદારની જ્યંતી પ્રસંગે એકતા દિવસે પ્રધાનમંત્રીશ્રી ગુજરાતની ધરતી પર છે તે આનંદની વાત છે તેમણે ઉમેર્યુ કે પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સરદાર પટેલને ગૌરવ અપાવાનુ કામ કર્યું છે મુખ્યમંત્રીશ્રી એ કહ્યુ કે પ્રધાનમંત્રીશ્રી એ અપના દેશ અપનીનિતિમાં સુત્રને સાકાર કર્યું છે અને દુનિથામાં ભારતનું ગૌરવ અપાયું છે તેમણે કહ્યું કે આપણે સૌએ જાતિ જ્ઞાતિ અને ધર્મથી ઉપર ઉઠી એક ભારતીય બનીને રહેવું જોઇએ અને દેશ માટે જીવવુ જોઇએ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમના પ્રાસાંગિક ઉદબોધનમાં કહ્યું કે આજનો આ પ્રસંગ ઐતિહાસિક છે કારણે કે સરદારે અંખડ ભારતનું નિર્મામ કર્યુ હતુ

તેમણે ઉમેર્યુ કે સરદાર સાહેબનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું સાકર થઇ રહ્યું છે અમદાવાદ શહેરના મૈયરશ્રી બિજલબેન પટેલએ સ્વાગત પ્રવયન કર્યુ હતુ અને સૌને રાષ્ટ્રીય એકતાના આ અવસરમાં જોડાવા માટે અપીલ કરી હતી કાર્યક્રમના પારંભમાં રન ફોર યુનિટી કાર્યક્રમ માટે બનાવવામાં આવેલી ફિલ્મનો નિર્દેશન પણ કરવામાં આવ્યુ હતુ

અને જિલ્લા મથકોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે આ સંદર્ભેજ યોજાયેલી આ એકતા દોડમાં પોલીસ જવાનો રમતવિરો અને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રીમતિ ભાવનાબેન દવેની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં હિંમત હાઇસ્કૂલ ખાતે મહાનુભવો દ્રારા એકતા દોડની શરૂઆત કરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ દોડનુ સમાપન કરવામાં આવ્યું હતું